જિલ્લાઓમાં લોકડાઉન અર્થાત સંપૂર્ણ બંધની જાહેરાત કરાઈ છે તેવા સ્થળોએ લોકોને ઘરમાંથી બહાર નહીં જવાનો અનુરોધ કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ ના ખતરાને ધ્યાનમાં લઈને નાણાંની યૂકવણી માટે ડિઝિટલ પદ્ધતિથી યૂકવણી કરવાનો નાગરિકોને અનુરોધ કર્યો છે

સૂચનાઓનું પાલન નહીં કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર ઉપર વધુમાં જણાવ્યું છે કે કેટલાંક લોકો સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરતાં નથી તેમણે સૂચનાઓનું પાલન નહીં કરનાર લોકોને કોરોના અંગેની સૂચનાઓનો યોગ્ય અમલ કરીને પોતાને અને પોતાના પરિવારજનોને બચાવવા અપીલ કરી હતી

ટ્વીટર ઉપર શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ મુદ્દે કોઈએ બેદરકારી રાખવી જોઈએ નહીં તેમણે કોરોના સામેની લડતમાં કાર્યરત તબીબો નર્સો સફાઈ કામદારો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરનાર દેશના નાગરિકોને બિરદાવ્યા છે ગઈકાલે સાંજે પાંચ વાગે નાગરિકોએ પોતાના નિવાસની બહાર અથવા ગેલેરીમાંથી તાળી અને થાળી ઘંટડી વગાડીને કોરોના સામે લડત આપનારનો જુસ્સો વધારવા આભારની લાગણી વ્યક્ત કરી હતી

કોરોના સામેની લડતના ભાગરૂપે ગઈકાલે સમગ્ર દેશમાં સવારના સાતથી રાતના નવ સુધી અભૂતપૂર્વ જનતા કફર્યુ પાડવામાં આવ્યો હતો વિવિધ ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓએ જનતા કરફયુને સમર્થન આપ્યું હતું

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પોઝીટીવ કેસો ધરાવતા પંચોતેર જિલ્લાઓને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સિવાય તમામ સેવાઓ બંધ કરવાના દિશા નિર્દેશો આપવા જણાવ્યું છે

ટ્વીટર ઉપર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાના ચાલકદળના સભ્યોએ માનવતાનો સાદ સાંભળીને અસાધારણ સહાસ દાખવ્યું છે તેમની આ નોંધપાત્ર કામગીરીની ભારતના નાગરિકો પ્રશંસા કરી રહ્યા છે

કાશ્મીરના મુખ્ય સચિવ બી

સુબ્રમા્થમે આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતા વાહનોને કોઈ અવરોધ ન નડે તે સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી છે

કોરોના વાયરસના પ્રસારને ખાળવા અમલમાં મૂકાયેલ પ્રતિબંધો મુજબ જાહેર પરિવહન સેવા ઓટો રિક્ષા અને ટેક્ષીઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે

ઝારખંડમાં હજી સુધી કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી પણ આજુબાજુના રાજ્યોમાં પોઝીટીવ કેસ નોંધાતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે આવશ્યક સેવાઓને લોકડાઉનમાંથી મુક્તિ અપાઈ છે

આ સમયગાળા દરમિયાન ઓફિસ સંસ્થાઓ અને પરિવહન સેવાઓ બંધ રહેશે તમિલનાડુમાં ગઈકાલે કોરોનાના બે નવા કેસ નોંધાયા છે

શ્રી મોદીએ કહ્યું છે કે હાલનો સમય સામાજીક અંતર રાખવાનો સમય છે અને ડિઝિટલ પદ્ધતિની યૂકવણી તેમાં મદદરૂપ થશે નાણાં સેવા વિભાગના સચિવ દેવાશીષ પાંડાએ કહ્યું છે કે સલામતી જાળવવા માટે ડિઝિટલ પદ્વતિ અપનાવો અને ઘણી બેંકોએ ડિઝિટલ વ્યવહારો ઉપરના ચાર્જમાં રાહત આપી છે

રાષ્ટ્રીય આરોગ્ય પંચે જણાવ્યું છે કે ચીનના વુહાનમાં વધુ નવ લોકોના મોત નીપજ્યા છે

શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે દેશ હંમેશા તેમના બલિદાનને થાદ રાખશે પ્રધાનમંત્રીએ મહાન સમાજવાદી નેતા ડોક્ટર રામ મનોહર લોહીયાની પુષ્યતિથી નિમિત્તે પણ શ્રધ્ધાંજલિ અર્પણ કરી શ્રી મોદીએ કહ્યું કે ડોક્ટર લોહીયાના કાર્યો અને આદર્શો લોકોને હંમેશા પ્રેરણા આપતા રહેશે

તેમણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને ચોવીસ જુલાઇથી શરૂ થતી રમતો મુલત્વી રાખવા વિનંતી કરી છે આઇઓસીના પ્રમુખ થોમસ બાશે કહ્યું કે રમતો અંગેનો આગામી ચાર અઠવાડિયામાં નિર્ણય લેવામાં આવશે

તેમણે કહ્યું કે કેલિફોર્નિયામાં બે હજાર પથારીવાળા આઠ કેન્દ્રો બનાવવામાં આવશે તથા ન્યૂયોર્ક અને વોશિંગ્ટનમાં એક એક હજાર પથારીની ક્ષમતાવાળા ચાર કેન્દ્રો હશે